સાથે સાથે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલુ છે

અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે સમગ્ર કચ્છમાં મેઘ મહેર થતા કચ્છીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કચ્છના પાટનગર ભૂજના હમીરસર તળાવમાં બીજા વર્ષે પાણી આવ્યું છે મોટાભાગના ડેમ નાળાઓમાં પાણી ભરાયા છે આજે ઉઘાડ નીકળ્યો છે તો ક્યાંક ઝરમર વરસાદ ચાલ્ છે અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે પાટણ જિલ્લામાં આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ જ નોંધાયો હતો

જોકે છેલ્લાં બે દિવસથી થયેલા વરસાદી વાતાવરણથી ચોમેર ઠંડક અને હરિયાળી પ્રસરી ગઈ છે

ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂક્રં રહેશે

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આવતીકાલે એક બે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બંધની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે ડેમમાં બે લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે

નર્મદા ડેમમાં પાણીની આવક વધતા હાલમાં કુલ આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે

એચ પી એચ

બી પી એચ

તાપી નદીના કિનારાના લોકોને જિલ્લા વહીવટીતંત્ર સાવધ કર્યા છે ભાવનગર તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે જિલ્લા વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આજે નીચાણવાળા વિસ્તારો જેવા કે વેળાબદર સનેસ માઢિયા તેમજ મીઠાપુરમાં લોકોને ફૂડ પેકેટ વહેંચવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે ખેતરથી મજુરોને પરત લઈને આવતું ટ્રેક્ટર ફલકુ નદીમાં તણાઈ જતા દસ વ્યક્તિઓ તણાઈ ગઈ હતી જેમાંથી ત્રણ વ્યક્તિઓનો બચાવ થયો હતો જ્યારે સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતા

અમરેલી જિલ્લાના તમામ નેતઓનું સહકારિતા ક્ષેત્રે મોટું યોગદાન છે

દેશના મોટાભાગના ખેડ્રતો અને પશુપાલકો સહકારી ક્ષેત્રે જોડાયેલા છે

અમરેલી જિલ્લામાં ખેતી પશુપાલન મત્સ્યોઘોગ જેવા અનેક ક્ષેત્રમાં લોકો પગભર થયા છે સહકારી ક્ષેત્રના કારણે યુવાનોને રોજગારી મળી રહી છે

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સાપુતારા તોરણ હિલ રિસોર્ટના પ્રાંગણથી સ્વાગત સર્કલ થઈ ર્પાક્રિંગ પ્લોટમાં બનાવેલા વિશાળ ડોમમાં કાર્નિવલ રૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી વિવિધ વેશભૂષા અને સંગીતના તાલે ઝરમર વરસાદની હેલીના સથવારે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની ભીડથી સાપુતારા ઉભરાઈ ઉઠયું હતું આ પ્રસંગે પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ વિવિધ યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિઓનો મોટાપાયે વિકાસ થયો છે

કેરળ મહારાષ્ટ્ર અને કર્ણાટકના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલવા માટે રેલવેએ વિના મુલ્યે સગવડ પુરી પાડવાની જાહેરાત કરી છે રેલવે મંત્રાલયની યાદી અનુસાર તમામ જનરલ મેનેજરને આ અંગે સુચનાઓ આપવામાં આવી છે અને કોઈપણ ચાર્જ લીધા વિના આંતરરાજય રાહત સામગ્રી મોકલી આપવા જણાવ્યું છે તમામ સરકારી સંસ્થાઓ અને અન્ય એજન્સીઓ આ માટે નોંધણી કરાવી શકશે

ટવીટર પર રેલવે મંત્રી પિયુષ ગોયલે અપીલ કરી છે અને રાહત સામગ્રી અસરગ્રસ્તોને મોકલવા જણાવ્યું છે

કાર્યકરોને સંબોધતા શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સૌના સાથ સૌના વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરવા માટે દરેક કાર્યકર્તા પ્રમાણિકતા નિષ્ઠા અને નીડરતાથી જનતાની સેવા કરે છે ભાજપ દ્વારા ચાલી રહેલા સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ગઈકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો ભાજપમાં જોડાયા હતા

આ પ્રસંગે પૂર્વમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડચા ઉપસ્થિત રહ્યા હતા